આ પ્રસંગે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી પ્લોટની ફાળવણી સંપૂર્ણ પારદર્શક અને ડ્રો ના માધ્યમથી કરવામાં આવી છે ગુજરાતના વિકાસમાં જીઆઈડીસીનું મહત્તમ યોગદાન રહેલું છે

આ યોજનાનું આઈ ખેડૂત પોર્ટલ પર રજીસેસાશન શરૂ કરવામાં આવ્યું છે

આ અંગે સત્તાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં ગઈકાલે નોંધાયેલા કોરોનાના કેસોમાં ભુજમાં ત્રણ અંજારમાં બે જયારે ગાંધીધામ અને ભયાઉમાં એક એક પોઝીટીવ કેસ નોંધાયા છે જીલ્લામાં ગઈકાલે સાત દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રાજા આપવામાં આવી હતી

જેમાં બીએસએફના ડીઆઈજી સમુંદરસિંહ ડબાસ સહિતના અધિકારીઓ જવાનો તથા કર્મચારીઓ જોડીને વિવિધ પ્રકરના વૃક્ષોનું વાવેતર કર્યું હતું

ની કંડલા ખાતેના દીનદથાળ પોર્ટ યુનિટ દ્વારા અંજાર ફોરેસ્ટ વિભાગ સાથે મળીને વિવિધ વિસ્તારોમાં એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું

એફ ના આસિસ્ટન્ટ કમાન્ડર નરેન્દ્રસિંહ વન વિભાગના ભાવેશભાઈ સહિતના અભ્યો ઉપસ્થિત રહ્યા હતા આશુતોષ અંતાણી કચ્છ વરસાદ કચ્છ જીલ્લામાં ગત સપ્તાહમાં લગભગ દરરોજ ઝરમરથી ધોધમાર સુધીની મહેર વરસાવી મેઘરાજા એ જીલ્લામાં ગઈકાલથી વિશ્રામ લીધો છે જો કે જીલ્લા કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરના બે થી ચાર વાગ્યાના અરસામાં અંજારમાં ચાર મીલીમીટર વરસાદ નોંધાયો છે તે સિવાય જીલ્લામાં અન્ય કોઈ પણ સ્થળેથી વરસાદ થયો હોવાનું નોંધાયું નથી